નાયબ ચુંટણી કમિશ્નર ઉમેશ સિંહાએ જણાવ્યું કે કેટલાક મામુલી બનાવોને બાદ કરતાં મતદાન શાંતીપુર્ણ રહયું હતું

મધ્ય પ્રદેશના ખજુરાહો નજીક રાજનગરમાં ચુંટણી સભાને સંબોધતા શ્રી શાહે કહયું કે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે કરેલા કામો કોંગ્રેસના પંચાવન વર્ષના કામો કરતાં ઘણા વધુ છે ખજુરાહો બેઠકના ઉમેદવાર વી ડી શર્મા અને તિકમગઢ બેઠકના ડોકટર વિરેન્દ્ર ખટીકના સમર્થનમાં યોજાયેલી સભામાં શ્રી શાહે કહયું કે પાંચ વર્ષમાં સાત કરોડ મહિલાઓના પરીવારને વિના મુલ્યે રાંધણગેસ પુરો પાડવામાં આવ્યો છે આ ઉપરાંત અઢી કરોડ લોકોને મકાન પુરા પાડવામાં આવ્યા છે

તે અગાઉ અદાલતે જણાવ્યું હતું કે આ ટીપ્પણીઓ ખોટી રીતે અદાલત સાથે જાડવામાં આવી છે ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય મીનાક્ષી લેખીએ શ્રી રાફલ ગાંધી વિરૂદ્વ કરેલી અદાલતના અપમાનની અરજી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની વડપણ હેઠળની પીઠે આજે દાખલ કરી હતી

અધિક મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ ધ્વારા આજે તેમને હાજર રાખવાના આદેશ કરાયા છે

દિલ્હીમાં મહંમદ ફૈઝ નામની એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે અને તેની પુછપરછમાં તે આઈએસઆઈએસની ઉશ્કેરણીથી કામ કરતો હોવાનું જાહેર થયું છે તેને આજે દિલ્ફીની અદાલતમાં રજુ કરાશે એનઆઈએના પ્રવકતાએ જણાવ્યું કે તેઓ ત્રાસવાદી હ્મલાઓ કરવા માટે શસ્ત્રોની અને દારૂગોળાની ખરીદી કરી રહ્યા હતા

પાંચ ડીગ્રી તાપમાન નોંધાયું છે

આજે વાદળ છાયા વાતાવરણના કારણે ગરમી ઓછી રહેશે તેવી આગાહી છે

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ હાલની વ્યવસ્થા ઉપરાંત બીજા દેશો પાસેથી પણ ખનીજ તેલ ખરીદવામાં આવશે તેનાથી ખનીજ તેલની માંગને પહોંચી વળાશે

વિદેશ મંત્રાલયની યાદી અનુસાર ભારત દ્વારા તૈયાર થઈ રહેલા ચાબહાર બંદર પર ઈરાન પરના પ્રતિબંધોની અસર નહી થાય પ્રવકતાએ કહયું કે ઈરાનમાંથી ખનીજ તેલ ખરીદતા આઠ દેશોને અપાયેલી છુટ પાછી ખેંચવામાં આવી છે પરંતુ અફઘાનીસ્તાનમાં આર્થિક વિકાસ અને મદદ માટે ચાબહાર બંદરની કામગીરીને પ્રતિબંધોમાંથી બાકાત રખાઈ છે

ગઈકાલે ચેન્નાઈમાં વિદ્યાર્થીઓને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહયું કે વૈજ્ઞાનિક માનસિકતા કેળવવા માટે ઉચ્ચશિક્ષણ બહુ જ મહત્વનું બને છે

સવારે પોણા બે વાગે આ આંચકો આવ્યો હતો ચીનની સમાચાર સંસ્થા શિન્ફઆના જણાવ્યા અનુસાર તિબેટમાં પણ ધરતીકંપનો આંચકો આવ્યો હતો

ભારતને આ પુસ્તક મેળામાં અતિથિ વિશેષ તરીકે આમંત્રીતનો દરજજા મળ્યો છે

સંયુકત આરબ અમીરાતમાં ભારતીય રાજદુત નવદીપસિંઘ સુરીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચેના ઘનીષ્ઠ સંબંધોના કારણે આ દરજજા ભારતને મળ્યો છે

આ ઉપરાંત જાણીતા લેખકો પણ તેમાં ભાગ લેવા પહોંચશે તે ધ્વારા ભારતની ભાતીગણ સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કરશે

પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘેએ જણાવ્યું કે સલામતી દળોએ તાકીદના પગલાં લેતાં કેટલાક લોકો દોડતા થઈ ગયા છે તેમણે કહયું કે હુમલાઓ અંગે ભારત દ્વારા મહત્વપુર્ણ માહીતી આપવામાં આવી હતી ત્રાસવાદ સામેની લડાઈમાં ભારત શ્રીલંકા વચ્ચે સંપુર્ણ સહયોગ છે તેમણે કહયું કે આઈએસઆઈએસ ધ્વારા કરાયેલા હુમલા અંગે તપાસ ચાલી રહી છે